કેન્દ્રિય હવામાન કચેરીની યાદી અનુસાર નૈઋત્ય ચોમાસ અરબી સમ્દ્રના કાંઠે સુરત અને વેરાવળ સુધી પહોંચી ગ્યું છે હવામાન કચેરી દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદના થવાની આગાહી કરાઇ છે આગાહીમાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી સમુદ્ર તોફાની રહેશે અને માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે ચોમાસ્ રાજપમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે

મી એટલે કે પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી

મી

મી વરસાદ વરસ્યો છે

મી કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં હર મી મી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

મી

મી વરસાદ વરસ્યો છે

મી

મી

મી

મી

મી

પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠ જિલ્લાઓ પૈકી અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો છે

મી વરસાદ વરસ્યો છે

નગરપાલિકાના શિક્ષકોએ પસંદ કરેલ વર્ગદીઠ બે બે બાળકોને શાળાઓ શરૂ થતાં શિશ્વવિહાર સંસ્થામાંથી સ્ક્લબેગ કંપાસ સેટ પ પ નોટબ્રર વોટરબેગ તથા સ્ક્લશૂઝનું વિતરણ કરવામાં આવ્યું છે

ત્યારે સરકારે નિયમોમાં ફેરફાર કરાવ્યા છે જે અંતર્ગત ખેડૂતોના બેંકખાતા ફરજીયાત આધાર લીકેજ હોવાની સાથે જમીન મર્યાદા રદ કરાતા હવે મોટા ખેડૂતો પણ સહાયનો લાભ મેળવી શકશે

બે હેકટર જમીન મર્યાદા પણ ઉઠાવી લીધી છે તેથી મોટા ખેડૂતોને લાભ મળશે